પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સત્રને આજે સવારે સાડા દસ વાગે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધશે યુવા મહોત્સવ તરીકેની ઉજવણીના ભાગરૂપે સંસદના સેન્ટ્રલ હોલમાં આજથી યુવા ઉત્સાહ નયા ભારત કા ઉત્સવનો આજથી આરંભ થશે

તકોનું નિર્માણ થશે તથા રાજ્યોની આર્થિક આવકને નવું બળ મળશે

ગઈકાલે વીડિયો કોન્ફરન્સથી દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જેમને રસી અપાશે તેવા તમામ લોકોને રસી અપાઈ ગયાનું પ્રમાણપત્ર ડિજિટલ પ્લેટફોર્મ કો વિન ઉપરથી આપવામાં આવશે ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં પ્રધાનમંત્રીને આપી હતી

આ કાર્યક્રમમાં યુવા સંસદ મહોત્સવના વિજેતાઓ પણ પોતાના વિયારો દર્શાવશે મતદાનનો અધિકાર ધરાવતા અને ભવિષ્યમાં વહીવટી સેવાઓમાં જોડાનાર યુવાનોના વિચારો જાણવાના હેતુથી આ મહોત્સવનું આયોજન કરાય છે

કોવિડના કારણે આ ઉત્સવ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે આ યુવા ઉત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માર્શલ આર્ટ પ્રદર્શનો બૌઘ્ઘિક યર્ચા પરિસંવાદો જેવા કાર્યક્રમો યોજાશે આ યુવા ઉત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય યુવા પુરસ્કારોનું વિતરણ કરાશે રમતગમત મંત્રી કિરણ રીજીજુએ જણાવ્યું છે કે યુવાનોમાં રાષ્ટ્રીય ઘડતરમાં તેમની ભૂમિકા અગત્યની હોવાનું જણાવવા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે

ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે કોલસાની ખાણો માટે સિંગલ્સ વિન્ડો ક્લીઅરન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સરકારની આ નવી પદ્ધતિના કારણે કોલસા ક્ષેત્રે વેપારમાં પારદર્શકતા અને સુગમતામાં વધારો થશે

જ્યારે તેમના પત્ની વિજયા નાઇક અને એક સહાયક દીપકનું મૃત્યુ નિપશ્યું છે ગઈકાલે સાંજે કારમાં યલ્લાપુરથી ગોકર્ણ તરફ કારમાં જઈ રહ્યા ત્યારે આ અકસ્માત થયો હતો શ્રી નાઇકને ગોવાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે કર્ણાટકના મુખ્યમંત્રી વી

યેદીયુરપ્પાએ શ્રી નાઇકની પત્નીના આકસ્મિક મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે તેમજ શ્રી નાઇકને જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરી છે

આ ક્વાયતમાં સાત હજાર પાંચસો સોળ કિલોમીટરના દરિયાકિનારાને આવરી લેવામાં આવશે ક્વાયતમાં દેશના ખાસ આર્થિક વિસ્તારને પણ સમાવી લેવામાં આવશે ક્વાયતમાં માછીમારો અને દરિયાકિનારાના સમુદાયોને પણ સામેલ કરવામાં આવશે

આ ક્વાયતમાં ભારતીય નૌકાદળ તટરક્ષક દળ સીમા શલ્ક અને અન્ય દરિયાઈ એજન્સીઓ ભાગ લેશે આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલય ગૃહમંત્રાલય વહાણવટા મત્સ્ત્યપાલન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત દેશ અને રાજ્યોની વિવિધ એજન્સીઓ જોડાશે

ભારતીય ચૂંટણી પંચ આસામમાં આ વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવા આ ટીમ આસામની મુલાકાત લઈ રહી છે

બેઠકમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા

ખાદી પ્રાકૃતિક પેઈન્ટ તરીકે ઓળખાતું ગાયના છાણ આધારિત આ ઉત્પાદન બેક્ટેરીયા અને ફંગલ વિરોધી તત્વ ધરાવે છે એટલું જ નહીં તે વાજબી કિંમતે ઉપલબ્ધ થશે અને ગંધ રહિત છે ભારતીય માનક બ્યુરોએ તેને પ્રમાણિત પણ કર્યું છે ખાદી પ્રાકૃતિક રંગ ડિસ્ટેમ્બર અને પ્લાસ્ટીક ઈમલ્સન એમ બે પ્રકારમાં ઉપલબ્ઘ થશે